સરકારે ગેરકાયદેસર સ્થળાંતર અને ઘુસણખોરી અટકાવવા અસરકારક બહ્વિધ વ્યુહ્ અપનાવ્યો છે

ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધતા શ્રી પાંડેએ કહ્યું કે વિશ્વને સૌથી મોટા યુવા શકિતને સાયા અર્થમાં કૌશલ્યપુર્ણ બનાવવા એનડીએ સરકારનું સ્વપ્ન છે

મંત્રીશ્રીએ એવી આશા પણ દર્શાવી કે આગામી વર્ષોમાં ભારત આઈટી સેકટરમાં ખુબ જ વિકસીત દેશ હશે તેમણે યુવાનોને જ્ઞાન અને કૌશલ્ય ધ્વારા ચોથી ઔદ્યોગીક ક્રાંતી માટે નેતાગીરી લેવા અનુરોધ કર્યો હતો

લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજયમંત્રી જે કિશન રેડૃએ કહ્યું કે ભૌતિક માળખું જેવુ કે સરહદ પર તારની વાડ ફલડ લાઈટ સરહદ પર માર્ગનું બાંધકામ અને આઉટ પોસ્ટ વગેરે ઉભી કરવામાં આવી છે

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે આરોગ્ય સેવા પરના જાહેર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે

તેમણે જણાવ્યું હતું કે આ સુવિધાથી પશુપાલન તેમજ મત્સ્ય ઉદ્યોગ કરતા ખેડૂતોને તેમના વ્યવસાય માટે જરૂરી ધિરાણ મળી શકશે

એક સોગંદનામામાં રાજય સરકારે જણાવ્યું કે સરકાર સંચાલિત હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં નવ હજાર એકસો પંચાવન નર્સની જગ્યાઓ છે તેની સામે પાંચ હજાર છસો યોત્રીસ નર્સ કામ કરી રહી છે

જેમાં ઉત્તર ભારતના ધારાસભ્યોએ એક સમાન વેરા દર લાવવાની સંભાવના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ અંગે વધુ વિગત આપતાં હરીયાણાના આરોગ્ય મંત્રી ક્રિશન લાલ પન્વરે જણાવ્યું હતું કે કરચોરી પર રોક લાવવા એક સમાન કર પ્રણાલી લાવવાની જરૂર છે તેમણે જણાવ્યું હતું કે જયારે પાડોશી રાજય દ્વારા કર દરોમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે કરચોરીની સંભાવનાઓ વધે છે બેઠકમાં ઉપસ્થિત રહેલા બધા મંત્રીઓએ જાહેર પરીવહનને પ્રોત્સાહન આપવા પર ભાર મુકયો હતો સત્તાવાર યાદી મુજબ પંજાબ હરીયાણા દિલ્હી ચંડીગઢ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

નવી દીલ્ફીમાં સમારોહને સંબોધતા ડોકટર નિશાંકે કહયું કે દેશ પ્રગતિ માટે શિક્ષણ જરૂરી છે

એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે એની નોંધ લેવામાં આવી છે કે છેલ્લા પાંચ વર્ષમાં હિંસા ખોરીમાં સતત ઘટાડો નોંધાયો છે આ બેઠકમાં મોબાઈલ સંચાર સેવાને વધુ અસરકારક બનાવવા અને સુરક્ષા દળોની સ્થિતિમાં સુધારણા કરવા અંગે પણ ચર્ચા કરાઈ હતી

આ જુથે બલુચિસ્તાનમાં સંખ્યાબંધ આતંકી હ્મલા કર્યા છે પાકિસ્તાને આ સંગઠનને આતંકવાદી તરીકે ગણાવ્યું છે પાકીસ્તાને આ સંગઠનને આતંકી સંગઠન ગણવા અમેરિકાને અપીલ કરી છે અમેરિકાના વહીવટી તંત્રે જણાવ્યું કે બીએલએ એ અલગતાવાદી જુથ છે અને તે સુરક્ષાદળો અને નાગરીકોને હુમલામાં લક્ષ બનાવે છે

જાકાર્તામાં ભારતીય એમબેસી ધ્વારા ઈસ્યુ કરાયેલ એક નિવેદનમાં જણાવાયું છે કે ઈન્ડોનેશિયાના અધિકારીઓએ આ બાબતને અગ્રતાના ધોરણે વિચારવાની ખાતરી આપી છે

ઉત્તર રેલવેના ચીફ એરીયા મેનેજર મહેશ યાદવે કહ્યું કે અમરનાથ યાત્રા પુરી થાય ત્યાં સુધી આજથી સવારના દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી રેલવે સેવા બંધ રહેશે

તેની સામે ભારતમાં નવ હજાર કરોડનો મની લોન્ડરીનો આરોપ છે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસની બે સભ્યોની બેંચે માલ્યાને પાંચમાંથી એક કારણસર અપીલ કરવાની મંજુરી આપી છે

એલ

પેસમેન જયપ્રિત બુમરાહે ચાર વિકેટ લીધી હતી રોહીત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો